કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જાડાવા દિલ્ફી ઓડીશા તેલંગણા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓને અપીલ કરી છે

રિઝર્વ બેન્ક દ્વારા આજે આર્થિક નીતિની દ્વિમાસિક સમીક્ષા જાહેર કરાશે

સી સી વિશ્વકપ ક્રિકેટમાં સધમ્પટન ખાતેની પ્રથમ મેચ ભારતે જીતી લીધી

તેમણે કહ્યું કે સફકારી સંઘ વ્યવસ્થા અનુસાર રાજ્યોને નાણાંકીય સહાય અપાય છે ડોક્ટર ફર્ષવર્ધને ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે ફોન પર વાતચીત પણ કરી ફતી

શૈલજા પણ તેમની સાથે સફથોગમાં છે કેન્દ્રીય આરોગ્ય ટુકડીએ સ્થળ મુલાકાત લીધી છે અને અસરગ્રસ્ત વિસ્તારના કલેક્ટર તથા તબીબી અધિકારીઓ સાથે બેઠક ચોજી છે એક યાદીમાં જણાવ્યા અનુસાર એર્નાફૂલમની સરકારી મેડીકલ કોલેજમાં અલાયદો વોર્ડ ઉભો કરાયો છે

તેઓ ભારતીય સિનેમા સંગ્રફાલથની પણ મુલાકાત લેશે ગયા જાન્યુઆરીમાં પ્રધાનમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું ફતું આ પ્રસંગે તેઓ ફિલ્મ ઉદ્યોગના અગ્રણી કલાકારો સાથે સંવાદ કરશે અને તેમને પર્યાવરણ જાળવણી ઝુંબેશમાં સાંકળશે ગઈકાલે પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી જાવડેકરે નવી દિલ્ફીમાં પર્યાવરણ ભવનમાં વૃક્ષારોપણ કર્યું ફતું

ટ્વીટર પર મૂકેલા વીડિયોમાં તેમણે યોગના લાભ વર્ણવ્યા છે અને યોગાસનો પણ દર્શાવ્યા છે

ફાલ તે ક ટકા પર છે

સેવા ક્ષેત્રમાં નાણાં બેન્કીંગ વીમા ક્ષેત્ર સંશોધન અને વિકાસ વિદેશી આઉટ સોર્સીંગ કુરિયર સેવા પૃથક્કરણ સેવા વગેરેનો સમાવેશ થાય છે સરકારે આ પ્રકારની દરખાસ્તોને સમયસર મંજુર કરી છે અને તે દ્વારા વેપાર સરળીકરણ ઉભું કર્યું છે

આ ઉપરાંત સોફ્ટવેર હાર્ડવેર વેપાર ઓટોમોબાઈલ અને રસાયણ ઉદ્યોગ પણ મફત્વનો છે

નૌકાદળ ભૂમિદળ પોલીસ અને વહિવટીતંત્ર દ્વારા દિવસરાત તપાસ ચાલી રફી છે આજે સવારે હેલિકોપ્ટરો ફરીથી શોધખોળ માટે રવાના થયા છે

બનાસકાંઠા ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવતા જ લોકો ઘરેથી બફાર દોડી આવ્યા ફતા અમદાવાદ શફેરના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપના ફળવા આંચકા અનુભવાયા ફતા

ફવામાન વિભાગે આજે કેટલાક સ્થળે વરસાદી ઝાપટાંની પણ આગાફી કરી છે

માનવ અધિકાર સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર ફવાઈ ફમલામાં ઈદલીલ વિસ્તારમાં બે બાળકોનાં પણ મોત થયા છે

અલકાયદા પ્રભાવ હેઠળના તફરીર અલ શામ સંગઠન દ્વારા વાયવ્ય પ્રાંતમાં ફરીવાર હ્મલાઓ વધારવામાં આવ્યા છે

સી સી વિશ્વકપ ક્રિકેટમાં ભારતે ગઈકાલે દક્ષિણ આફિકાને ફરાવીને વિજયકૂચ શરૂ કરી છે સધમ્પ્ટન ખાતે રમાયેલી મેચમાં ભારતે તેને છ વિકેટે ફાર આપી છે